જમ્મુ કાશ્મીર સરકાર લોકોને નિઃશૂલ્ક કોલ કરવાની સુવિધા આપવા માટે કાશ્મીર

યૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોને મતદાનના દિવસે અને મતદાનના એક દિવસ પહેલા અખબારોમાં યૂંટણી પંચની પરવાનગી વગર વિજ્ઞાપન આપવા પર મનાઈ ફરમાવી છે

ઉત્તર પૂર્વ સિરિયામાં તુર્કીના સતત હુમલા બાદ બ્રિટન અને સ્પેન દ્વારા પણ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

આવશ્યક ખાદ્ય વસ્તુઓની સંગ્રહખોરી અને સદાબાજી પર દેખરેખ રાખવા અંગેની રયાયેલીસમિતિની ગઈકાલે નવી દિલ્ફી ખાતે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો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 બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દિલ્હી પોલીસ નાફેડ વિદેશ વ્યાપાર મહાનિદેશાલય વિદેશ મંત્રાલય અને દિલ્હી સરકારના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા દેખરેખ સમિતિને જરૂરી ખાદ્ય વસ્તુઓની ઉપલબ્ધતાની ફાલની સ્થિતિથી અવગત કરાયા હતા કૃષિ વડાઓએ જણાવ્યું કે ખરીફ પાક અને ડુંગળીના ભાવમાં સ્થિરતા આવી રહી છે અને ટ્રંક સમયમાં ભાવમાં ઘડાડો થઈ શકે છે

આ જાણકારી કાશ્મીરના વિભાગીય કમિશ્નર બશીર અહેમદ ખાને આપી હતી

આ કેન્દ્રો ચંદીગઢ ચેન્નાઈ હૈદરાબાદ ઈન્દોર મુંબઈ પુણે શિલોંગ અને ત્રિવેન્દ્રમમાં ખોલવામાં આવશે નવા કેન્દ્રો મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં લોકો ઉત્તમ કૌશલ પ્રશિક્ષણ પ્રાપ્ત કરે અને આંતરરાષ્ટ્રીય બજાર માટે કૌશલ્ય તાલીમથી વધુ સારી પદ્વતિ વિકસિત થાય તે માટે સ્થાપવામાં આવશે

મુંબઈમાં એક કાર્યક્રમમાં સુશ્રી ઈરાનીએ કહ્યું કે સરકારે બાળજન્મ અને બાળસંભાળ પર વધુ ધ્યાન આપવા માતા પિતાને મળવાપાત્ર રજાઓ જેવી બાબતો પર વિશેષ પગલાં લીધા છે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

પીઠે કહ્યું કે ઓક્ટોબર નવેમ્બરમાં દિલ્ફી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની ગંભીર સમસ્યા ઉભી થાય છે જેનાથી નવજાત શિશુ વયોવૃદ્ધ નાગરિકોના આરોગ્યને ખતરો ઉભો થાય છે

પંચ દ્વારા રેલવે સ્ટેશનો પર સિમેન્ટ જેવા સામાનને લાદવા અને ઉતારવા દરમ્યાન થતા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે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

પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારોને કહ્યું છે કે તેઓ વિજ્ઞાપન આપતા પહેલા મીડિયા પ્રમાણપત્ર અને દેખરેખ સમિતિ સાથે પોતાના વિજ્ઞાપનને પ્રમાણિત કરે આ ઉપરાંત પંચે કહ્યું છે કે આ નિર્ણથ પ્રિન્ટ મીડિયાએ ભ્રમ ફેલાવતા વિજ્ઞાપન છાપતા અગાઉ ઊભી થયેલી ઘટનાઓના કારણે લીધો છે

ચિદમ્બરમની પૂછપરછ માટે ઇડીને મંજૂરી આપી છે

ન્યાયાધીશ અજયકુમારે જણાવ્યું કે ઇડી તિહાર જેલમાં જઇ પૂછપરછ કરી શકશે અને જરૂરી લાગે તો ધરપકડ કરી શકશે

ચિદમ્બરમની જામીન અરજીની સર્વોચ્ય અદાલતમાં સુનાવણી થઇ હતી તેમના વતી એડવોકેટે રજૂઆત કરી કે સીબીઆઇ તેમને અપમાનીત કરવા માંગે છે

બ્રિટનના વિદેશમંત્રી ડોમનિક રાબે જણાવ્યું છે કે તુર્કીએ આવી કોઈ આપૂર્તિ માટે લાયસન્સ મંજુરી નહીં આપવામાં આવે જેનો ઉપયોગ સિરિયામાં સૈન્ય કાર્યવાહી માટે કરવાની આશંકાહોય તુર્કીને હૃથિયાર આપૂર્તિ કરતા દેશ સ્પેન દ્વારા પણ આ જાહેરાત કરાઈ છે